આ સિવાય ક્યાંયથી પણ આજે નોંધપાત્ર વરસાદના સમાચાર નથી બે દિવસ વરસેલા ભારે વરસાદના પગલે જીલ્લામાં નીચાંણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા ફતા

નખત્રાણા તાલુકામાં ત્રણ થી વધુ માર્ગો પાણીના ભારે પ્રવાહમાં તૂટી જતા ગામો ને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે નખત્રાણા નલિયાને જોડતો માર્ગ પણ બંધ થયો હોવાનું જાણવા મળ્યું છે

તેરા ગામ પાસે પણ કોઝવેમાં નુકશાન થતા માર્ગ વ્યવફાર પ્રભાવિત થયો છે દરમ્યાન નખત્રાણા તાલુકાના મોતીચૂરથી અબ્દુલ સલામ ભાઈ અને મુસાભાઈ જતે આકાશવાણીને જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે ગઈ રાતે પૈયા નદીની પાપડી તૂટી જતા અન્ય ગામો સાથે સંપક્ તૂટી ગયો છે ભુજ તાલુકાના નાના ભીટારા અને ગાર વાંઢનો રોડ તૂટી પડતા વાફનો ફસાયા છે તેવું જુસબ ફાજી ફઝલમામદ જતે જણાવ્યું છે બન્ની વિસ્તારમાં ભારે વરસાદના કારણે શેરવાથી જોડકો સુધીનો માર્ગ તૂટી ગયો છે અને પુલ ઉંચો જોવાથી વાફન વ્યવફાર પર ખોરવાઈ ગયો છે તેવું મોટા સરાડાથી સોઢા ફાજી શાફુ જતે આકાશવાણીને ફોન પર જણાવ્યું હતું

જોકે વરસાદે વિરામ લેતા જીલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણ ફેઠળ છે

મોબાઈલ લેન્ડલાઈન ઈન્ટરનેટ સફિત બી એસ એન એલ ની તમામ સેવાઓ ઠપ થઈ જતાં લોકોને ભારે મુશ્કેલી સફન કરવી પડી ફતી

વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી આદરાઈ છે

કચ્છથી ઉપડતી તમામ ટ્રેનોને સંપૂર્ણ રદ કરાતાં ફજારો પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાથા ફતા

કચ્છથી દેશની રાજધાની દિલ્ફીને સાંકળતી ભુજ બરેલી એકસપ્રેસ ભુજથી રવાના થઈ હતી પરંતુ તેને ગાંધીધામ ખાતેથી રદ કરી દેવાઈ ફતી મુંબઈથી કચ્છ તરફ આવતી ભુજ બાન્દ્રા અને દાદર ભુજને મુંબઈથી અમદાવાદ સુધી દોડાવાઈ ફતી આ બન્ને ટ્રેનોને અમદાવાદથી જ પરત મુંબઈ રવાના કરવામાં આવી હતી

શ્ર્યારે પાલનપુરથી ભુજ આવતી દ્રેનને આડેસર ખાતે અટકાવી દેવાઈ હતી રેલવે પ્રશાસન દ્વારા જ્યાં પાણી ભરાયાં છે ત્યાં સ્થિતિ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી આદરવામાં આવી છે

જિલ્લા પંચાયતની સિંચાઈ શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાનો દેઢિયા નખત્રાણાના ઝાલુ લખપતના મુરચબાણ ડેડરાણી મણિયારા અને ભાદરા અબડાસાના ઉસ્તિયા કુવાપદ્વર નલિયા સરગુઆરા બુરખાણા બલવંતસાગર વાઘાપદ્વર બુદા કાપડીસર અને ચકુડાબાંડિયા તથા ભચાઉ તાલુકાના વસ્તવા અને વામકા ડેમ ઓવરફલો થઈ ગયા છે

આ નિમિત્તે મુસ્લિમ બિરાદરો ઈદગાહ પર સાસુહિક ઇદ નમાજ અદા કરવાની સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવશે

ડી